પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વડાઓને કોરોના વાઇરસના સંભવિત ફમલા સામે સતર્ક રહેવાની સૂચના આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ ક્લબનું ઉદઘાટન કર્યું

સાથે જૂનાગઢમાં મેરેથોન દોડ યોજાઈ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં થઈ રહેલો ઘટાડો યથાવત્

રાજ્યના હરમીત દેસાઈએ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધા જીતી લીધી

સરકારે કેરળમાં કોરોના વાયરસના બે કેસ નોંધાતા કેરળ સરકારને શક્ય તમામ સહાયની પણ ખાતરી આપી છે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ હર્ષવર્ધને જણાવ્યુ છે કે સરકાર સમગ્ર પરિસ્થિતી ઉપર યાંપતી નજર રાખી રહી છે તેમણે કહ્યું કે સાવચેતીના પગલારૂપે થાઇલેન્ડ અને સિંગાપુરથી આવેલા મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જાતે પરિસ્થિતી ઉપર નજર રાખી રહ્યા છે દરમ્યાન ચીનમાં ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓ ચીનથી પરત ફરી રહ્યા છે

અત્યાર સુધીમાં એકપણ વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મબ્યા નથી

અમદાવાદના જગતપુર ખાતે સેવી સ્વરાજ ટાઉનશીપમાં નવનિર્મિત સ્પોર્ટ્સ ક્લબના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે રમત ગમત ખેલદીલી અને જીન જીવવાની કળા શીખવે છે તન મનથી સ્વસ્થ રહેવા માટે અને આત્માના આનંદ માટે પણ રમત ગમતમાં પ્રવૃત્ત રહેવું અત્યંત જરૂરી છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જેમાં આંતરમાળખાકીય સુવિધા હેપ્પીનેસ ઈન્ડેક્સ અને અત્યાધુનિક તકનીકથી સજ્જ નાગરિક સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવે તે શહેર સ્માર્ટ સિટી બનતું હોય છે મુખ્યમંત્રીએ કહ્યું કે રમત ગમત માટે છ એકરમાં નિર્મિત સેવી સમાજ સ્પોર્ટ્સ ક્લબ જેવી સુવિધા શહેર અને રાજ્યને ઉત્તમ કક્ષાના રમતવીરો તૈયાર કરવામાં સહાયરૂપ બનશે આ પ્રસંગે અમદાવાદ કલેક્ટર શ્રી કે

નિરાલા મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરા ધારાસભ્યશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

જેમાં કચ્છમાં રાપર નજીક આવેલા ધોળાવીરા ઉત્ખનન સ્થળ ઉપર એક ભવ્ય પુરાતત્વ સંગ્રહાલય બનાવવાની દરખાસ્ત બજેટ માં સામેલ કરાઇ છે ધોળાવીરાને વિશેષ દરજ્જો મળતા સ્થાનિક લોકોને રાજગારીની તકો થશે તેવું ગામના સરપંચ જીલુભા સોઢા જણાવે છે

લોથલ એક સમયે ધીકતું બંદર હતું અને હડપપન સંસ્ક્રૃતિના પુરાતત્વ અવશેષ ત્યાં મળી આવ્યા છે

મી ની આ દોડમાં રાજ્યના ઉપરાંત હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાનના દોડવીરોએ ભાગ લીધો હતો જેમાં મહારાષ્ટ્રનો યુવાન પ્રથમ આવ્યો હતો આ પ્રસંગે જૂનાગઢ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે જૂનાગઢ મેરેથોન શહેરને સ્વચ્છ રાખવાની નવી પહેલ બનશે

જૂનાગઢ વહિવટીતંત્ર અને નગરજનોના સંયુક્ત પ્રયાસથી આગામી વર્ષે જૂનાગઢ હેરિટેઝ અને સ્વચ્છ સીટી બનશે

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી બે ત્રણ દિવસોમાં લધુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો થશે

ઉલ્લેખનિય છે કે હરમીતે તેની કારકિર્દીનું સૌપ્રથમવાર નેશનલ ટાઈટલ જીત્યું છે

આ સેમીનારમાં ગુજરાત બટાલિયન એનસીસી અને મહેસાણા આર્મીના સુબેદાર તેમજ સૈનિક જવાનોએ તાલીમ આપી હતી આ સેમીનારમાં મેપરીડીંગ સોશ્યલ અવેરનેસ હેલ્પ એન્ડ ડ્રાઈજીન પર્યાવરણ જાગૃતિ નેતૃત્વ પર્સનાલીટી ડેવલપમેન્ટ નેશનલ ઈન્ટીગ્રેશન ડ્રીલ તેમજ આર્મી હથિયારો અંગે માહિતી આપવામાં આવી હતી

આ ડોગ શોમાં જર્મન શેફર્ડ લેબ્રા ડોર બુલડોગ ગ્રેટ ડેન સેન બર્નાડ જેવી પ્રજાતિના રંગ બેરંગી શ્વાન જોવા જામનગરની જનતા ઉમટી પડી હતી ડોગ શોની સાથે સાથે વેક્સિકન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

દર વર્ષે માધ પૂર્ણિમાના દિવસે દેહાણ જગ્યાઓને આ એવોર્ડ દ્વારા મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવે છે